મતગણતરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફ જો બાઇડેન વચ્ચે કટોકટીની સ્પર્ધા ચાલી રહી હોવાના અહેવાલ છે

નકસલી પ્રભાવિત વિસ્તારોમાં આવેલી બેઠકો પર પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પુરું થયું છે મતદાન દરમિયાન કોવિડ અંગેના નિયમોનું યુસ્ત પાલન કરાયું હતું તમામ મતદાન કેન્દ્રો પર માસ્ક સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રીનીંગ કરાયું હતું

ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાતમી નવેમ્બરે મતદાન યોજાશે

દરમિયાન ત્રીજા અને અંતિમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે

તમામ પક્ષોના નેતાઓ અને સ્ટાર પ્રચારકો મતદાતાને રીઝવવા એડીયોટીનું જોર લગાવી રહ્યા છે

કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીએ ગઇકાલે કિસનગંજ અને કટિહાર જિલ્લાના કોહડામાં સભાઓ સંબોધી હતી

પેટા ચૂંટણી ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ગઇકાલે યોજાયેલી પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની સાત બેઠકો પર પણ શાંતિપૂર્ણ મતદાન યોજાયું કોઈ અનિચ્છનીય ઘટનના અહેવાલ નથી

નાગાલેન્ડની બે વિધાનસભા બેઠકોની પેટા યૂંટણી પણ ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અહીં મોટી સંખ્યામાં લોકો મતદાન માટે ઉમટ્યા હતા પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વૈશ્વિક રોકાણકારોની ઓનલાઇન ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરશે નાણામંત્રાલય અને રાષ્ટ્રીય રોકાણ તથા માળખાગત ભંડોળ દ્વારા આ પરિષદનું આયોજન કરાયું છે અગ્રણી વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકાર તથા નાણાંકીયબજારના નિયમનકારો વચ્ચેની આ વિશેષ પરિષદ છે જેમાં નાણામંત્રી નાણા રાજ્યમંત્રી આરબીઆઈના ગવર્નર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે

પત્રકાર ધરપકડ સમાચાર ચેનલ રીપબ્લીક ટીવીના મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે આજે વહેલી સવારે મુંબઈમાં ધરપકડ કરી છે

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના અલીબાગ પોલીસ સ્ટેશનના અધિકારીએ અર્ણબની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી

જાવડેકર અર્ણવ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે મહારાષ્ટ્રમાં પ્રસાર માધ્યમોની આઝાદી પરના હ્મલાને વખોડી કાઢ્યો છે પત્રકાર અર્ણબ ગોસ્વામીની આજે વહેલી સવારે મુંબઈમાં કરાયેલી ધરપકડના સંદર્ભમાં શ્રી જાવડેકરે આ ટીકા કરી હતી તેમણે મહારાષ્ટ્રમાં પ્રસાર માધ્યમો સાથે કરાતી વર્તણૂક પ્રત્યે નારાજી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ઘટના કટોકટીના દિવસો યાદ કરાવે છે જ્યારે અખબારી આલમ સાથે આવું ખરાબ વર્તન થતું હતું

આ આંકડી સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કરતાં સાત ગણો વધારે છે

ઓ ના પેન્શન ધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે આ અંગે માહિતી આપતા ભવિષ્ય નિધિ કમિશનર આલોક યાદવે જણાવ્યું હતું કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પેન્શનધારકોની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં થતી ભીડને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે પેન્શન ધારકો દ્વારા જમા કરાવેલું હયાતીનું પ્રમાણપત્ર એક વર્ષ સુધી માન્ય રહેશે પેન્શન ધારકો હયાતીનું પ્રમામપત્ર પોતાના સંબંધિત કાર્યાલય અથવા પોતાનું ખાતું હોય તે બેન્કમાં પણ જમા કરાવી શકશે

મતદાન પછી તરત શરૂ થઈ ગયેલી મતગણતરીના પ્રાથમિક અંદાજો મુજબ મધ્ય અમેરિકાના રાજ્યોમાં રીપબ્લીકન પક્ષના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે જ્યારે સરહદી રાજ્યોમાં જો બાઇડેન આગળ છે જોકે આઠ જેટલા રાજ્યોના વલણો જાણી શકાયા નથી હાલ ત્યાં રાત પડી ગઈ હોવાથી સાયું ચિત્ર આવતીકાલે સવારે જ જાણવા મળશે

દેહરાદૂન માસ્ક દહેરાદૂનમાં નગર નિગમ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અને પ્લાસ્ટીકના કચરાનો નિકાલ લાવવા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે જે મુજબ પ્લાસ્ટિક લાવો માસ્ક લઈ જાઓ સૂત્રને સાર્થક કરવા અત્યાર સુધી પાંચ હજાર માસ્કનું વિતરણ પ્લાસ્ટિક કચરાની બદલે કરાયું છે જે અંગે મ્યુનિસિપલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે આ પહેલથી લોકોમાં પ્લાસ્ટિક કચરાની વિરુદ્ધ જાગરૂકતા વધશે સાથે માસ્કનું મહત્વ પણ વધશે આઈપીએલ આઈપીએલની આખરી યાર મેચો માટે પાત્ર થનારી ટીમોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને સરળતાથી હરાવીને શાનભેર પ્રવેશ કર્યો છે